રવિ સિઝનના મુખ્ય પાક રાયડા ની ઉપજ બાદ સરકાર દ્વારા ટેકા ના ભાવે રાયડા ની ખરીદી માટે નિયત કરવામાં આવેલ એપીએમસી સેન્ટર પર બારદાન ના અભાવે રાયડા ની ટેકાના ભાવે ખરીદીમાં બારદાન આવી જતા ટેકાના ભાવે રાયડા ની ખરીદી શરૂ થઈ છે ખેડા અને પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તૈયાર કરીને વહેલી તકે રાયડા ની ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો ની માંગ હતી અને ટેકાના ભાવે રાયડા ની ખરીદી માટે એપીએમસી સેન્ટર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો

ત્યારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણાએ અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે ઊભું કરાયેલ રાજ્યના આદર્શ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિક્રાંત પાંડે પાસેથી માહિતી મેળવી હતી સાથો સાથ મતગણતરી સાથે સંકળાયેલા રાજ્યના તમામ મતવિસ્તાર અધિકારીઓની એક દિવસીય તાલીમ શિબિરમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ઉપસ્થિત મત વિસ્તાર અધિકારીઓને ઈવીએમ વીવીપેટ અને બેલેટ પેપરની ગણતરી સંબંધિત બાબતોની તાલીમ સાથે જાણકારી આપી હતી તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતગણતરી કેન્દ્રો પર સમાન પ્રકારની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે બુધ પૂર્ણિમા શ્રદ્ધા અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેકેયા નાયડુએ આ તહેવારની લોકોને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ કોવિંદે તેમના સંદેશમાં કહ્યું છે કે અહિંસા શાંતિ પ્રેમ કરૂણા અને માનવતાની સેવાના ભગવાન બુદ્ધના સંદેશે ઇતિહાસ અને માનવ સભ્યતાને ખૂબ ઉંડાણથી પ્રભાવિત કર્યું હતું અત્યારે વર્તમાન સમયમાં તેમને સંદેશ ખૂબ જ ઉપયોગી બની ગયો છે રાષ્ટ્રપતિ કોવિંદે આશા વ્યક્ત કરી કે ભગવાન બુદ્ધનો સંદેશ લોકોના વિચાર વ્યવહાર અને કર્મમાં સમાયેલો રહેશે અને તેમને પ્રેમ કરૂણ અને ભાઈચારાની દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપશે

વેકૈયા નાયડુએ તેમના સંદેશમાં કહ્યું કે ભગવાન બુદ્ધનો અહિંસા અને કરૂણાનો પવિત્ર સંદેશ પૂરા વિશ્વને એક એવા જગતના સર્જન માટે પ્રેરિત કરશે જ્યાં બધા જ લોકો સાથે મળીને શાંતિથી રહી શકે તેમણે ભગવાન બુદ્ધના બતાવેલા ન્યાય કરૂણા અને ભાઈચારાના માર્ગ પર ચાલવાનું આહ્વાન કર્યું હતું ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા રાજ્યમાં તેર જેટલા સ્થળોને ગ્રજરાત પ્રવાસન નિગમ દ્વારા બુદ્ધિસ્ટ પ્રવાસન સરકીટ બનાવવામાં આવી રહી છે

આ બુદ્ધિસ્ટ સર્કિટો પર અત્યાધુનિક દરેક પ્રવાસીઓને અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે એમાં જુનાગઢના ઉપરકોટ બાબા પ્યારેની ગુફાઓ ખાપરા કોડિયાના માહેલ અશોકના સ્તંભ માર્ગ ગીર સોમનાથની સાના ગુફાઓ પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ ભરૂચનો કડિયા ડુંગર કચ્છની સિયોત ગુફાઓ ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ રાજકોટની ખંભાલિડા ગુફાઓ વડનગરની બુદ્ધિસ્ટ ગુફાઓ મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓ અને મેશ્વો નદીના કિનારે વિકસેલ પ્રાચીન દેવની મોરી મળીને કુલ તેર સ્થળોનો સમાવેશ થાય છે ઉપરાંત દેવને મોરી ખાતે ભગવાન બુદ્ધ સમયના અવશેષોનું પ્રદર્શન બનાવવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ચાલુ વાહને પાન માવા કે ગુટખા ફાકીને થૂંકવા પર ઇ મેમો મોકલવાનો શરૂ થયો છે આ પ્રતિબંધનો ભંગ થવા બદલ આજ સુધીમાં કુલ નવ વાહન માલિકોને ઇ મેમો મોકલવામાં આવ્યા છે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે વધુમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં જુદા જુદાં સ્થળોએ સી સી

વી કેમેરા રાખવામાં આવ્યા છે જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે પાન માવા ફાકીની પિચકારી મારનાર કે મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી સી ટી વી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના ઘરે પ્રથમ વખત અઢીસો રૂપિયા બીજી વખત પાંચસો રૂપિયા તથા બે વખતથી વધારે સાતસો પચાસ રૂપિયાનો ઇ મેમો મોકલવામાં આવશે આ ઇ મેમો મળતા વાહન માલિકોએ દિવસ સાતની અંદર ઇ મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત એક હજાર રૂપિયાની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે ધી જી

એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન ચાલકો તથા મુસાફરો દ્વારા ચાલુ વાહને કચરો ફેંકી ગંદકી ફેલાવતી અટકાવવા સ્વચ્છતા પાકીટ નો ઉપયોગ કરતા થાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મધ્ય ઝોન કચેરી મિટીંગ હોલ ખાતે બેઠક યોજાઇ ગઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સહજાનંદી યુવા શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ઘનશ્યામ પંચ દશાબ્દિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ શિબિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પિરીચ્યુઅલ લીડરશીપ પુસ્તકના ગુજરાતી અને હિન્દી સંસ્કરણનું વિમોચન કર્યું હતું

ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરત ના જહાંગીરપુરા ખાતે એક બેઠક યોજાઈ ગયી આ માટે ગુજરાત ખેડ્રત સમાજ દ્વારા બેંકમાં એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે ઘાસચારો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં ગયા વર્ષે વરસાદ ઓછો પડવાને લીધે કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ પશ્ચિમ વાયવ્ય તરફનો પવન ચાલી રહ્યો છે પરિણામે બે દિવસ પશ્ચિમી દબાણ ઉભું થાય તેવું જણાવ્યું છે તેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે હવાના હળવા દબાણની અસરના કારણે આજે ડાંગ વલસાડ સાબરકાંઠા બનાસકાંઠામાં વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ થયો હતો વાવ થરાદ અને સુઇગામમાં એકાએક વાતાવરણ પલટાયું હતું અને પવન સાથે વરસાદ થયો હતો વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારોમાં બરફના કરા પડયા હતા અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે બપોર બાદ આકાશમાં વરસાદી વાદળો છવાઈ ગયા હતા અને ભાવનગરમાં હલુરીયા ચોક અને મેઘાણી સર્કલ વિસ્તારમાં અમુક જગ્યાએ વરસાદી છાટાં પડ્યા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી છે અને ચોમાસું નજીકમાં હોય તેવું વાતાવરણ બન્યું હતું લોકોને ગરમીમાં રાહત થઈ હતી દરમિયાન અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવતા આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો રાજુલામાં કરા સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર માંડરડી આગરીયા વાવેરા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો જે લગભગ દોઢથી બે ઇંચ જેટલો નોંધાતા ખેતરોમાં પાણી ભરાયા હતા

ગોહિલવાડની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી

ઝાલાવાડની ટીમના પ્રેરક માંકડને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ ગઇકાલે તેના ઉઉમા સ્થાપના દિવસે મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ પરીક્ષા નિયામક સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ મોબાઇલ એપની મદદથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વધુ સરળતા રહેશે આ એપમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ પરિણામો સંબંધિત માહિતી યુનિવર્સિટી સંબંધિત સમાચારો એડમિશન અંગેની માહિતી સહિત યુનિવર્સિટીની તમામ માહિતી મોબાઇલમાં ઓનલાઇન મળી શકશે